ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના વડપણ હેઠળ મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો અને નાગરિકોને ઓછામાં ઓછી તકલીફો પડે તેનું ધ્યાન રાખવા તંત્રને સૂયના અપાઈ છે કેન્દ્રના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ કોરોના સંક્રમણને કાબુમાં લેવા લોકોની અવર જવર ઉપર નિયંત્રણ મુકાયા હોવાનુ સત્તાવાર થાદીમાં જણાવાયું છે અનાજ કરિયાણાની દુકાન શાકભાજી ફળ ફળાદિ મેડિકલ સ્ટોર મિલ્ક પાર્લર બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચશ્માની દુકાનો સહિત બધી આવશ્યક સેવા કેટલાક નિયંત્રણ સાથે યાલુ રહેશે

કેન્દ્ર સરકાર ક્રોવિડ રસીકરણ કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહયું છે કે જે લોકોએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો છે તેમને બીજા ડોઝ માટે પ્રાથમિકતા આપવામાં આવે કેન્દ્રીય આરોગ્ય સયિવ રાજેશ ભુષણે ગઇકાલે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો સાથે કોવિડ રસીકરણ સ્થિતિ માટે સમીક્ષા કરી હતી

રાજ્ય સરકારોને કહેવામાં આવ્યું છે કે રસીના બંને ડોઝ લેવા માટે જાગૃતિ અભિયાન યલાવવામાં આવે

મુખ્યસચિવ અનીલ મુકીમે જણાવ્યુ હતુ કે સંભવિત આપત્તિના સામના માટેની જેટલી આગોતરી સજ્જતા કેળવાય તેટલી ઝડપથી આપણે કોરોના સંક્રમણ સંબધિત સંપૂર્ણ તકેદારી સાથે રાહત બચાવની કામગીરી કરી શકીશુ અને ઓછામાં ઓછું નૂકસાન થાય તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકશે કેન્દ્રિય હવામાન વિભાગના ડિરેક્ટર શ્રીમતી મનોરમા મોહંતીએ કહયું કે હવામાન ખાતાના અત્યાર સુધીના અભ્યાસ અનુસાર દેશભરમાં અને ગુજરાતમાં પણ સારો વરસાદ વરસશે

તેમણે ઉમેર્યુ કે પરિસ્થિતીને પહોંચી વળવા માટે રાજ્યમાં એન ડી આર એફ

ડી આર

આ ઉપરાંત લશ્કરની ત્રણેય પાંખ ભારે વરસાદ દરમ્યાન સંભવિત ડીઝાસ્ટરની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય વહીવટીતંત્ર સાથે સંકલનમાં હોવાનું પણ તેમણે જણાવ્યુ હતું

મોરબી ઓકસીજન પાર્ક મોરબી જિલ્લાના ટંકારાના બંગાવડીના ગ્રામજનોએ વીસ વિધા જમીનમાં ઓક્સીજન પાર્કના નિર્માણ કરવાનો નિર્ધાર કર્યો છે

અરબી સમુદ્રમાં ફવાનું ફળવુ દબાણ સર્જાવાની સંભાવના છે

અમદાવાદ તેમજ સુરેન્દ્રનગર ગઇકાલે સૌથી વધુ તાપમાન વાળા શહેર નોંધાયા ફતા

એક વર્ષથી સુરતનો નર્સિંગ સ્ટાફ અવિરત કોરોના સામે લડી ફ્રન્ટલાઈન પર કામગીરી બજાવી રહ્યા છે નર્સ બહેનો ઘર પરિવારની જવાબદારી ઉપરાંત હોસ્પિટલની ડ્યુટી નિભાવી રહ્યા છે જે તેમની કર્તવ્યભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે

ઈ કીટ માસ્ક અને ગ્લોવ્ઝમાં દર્દીઓને દરેક પ્રકારની મદદ કરવામાં પાછીપાની કરતા નથી

જેમણે માનવ સેવાને નર્સિંગ સાથે જોડીને નર્સિંગને નવી ઓળખ અપાવી

બ્રિટિશ નર્સ ફ્લોરેન્સ દિવસ રાત પોતાના દર્દીઓની દેખભાળ કરતી હતી

આટલું જ નહીં નર્સિંગ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર નર્સોને નાઈટિંગેલ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવે છે

આ કીટમાં પલ્સ ઓકસીમીટર થર્મોમીટર સ્ટીમર શ્વાસનીકસરત માટેના ફગ્ગા પેરા સીટામોલ ટેબલેટ તેમજ એક બુકલેટ આપવામાં આવશે

જેથી લોકોમાં જાગૃતિ વધે તાત્કાલિક સારવાર મળે અને ડર ઓછો થાય

ગઇકાલે વિશાળ ઓકસીજન સ્ટોરેજ ટેન્ક ફીટ કરવાની કામગીરી થઇ હતી આ અંગે યુનિવર્સીટીના કુલપતિ શ્રી વોરાએ જણાવ્યું હતું કે આ પ્લાન્ટથી દર દોઢ કલાકે વીસ જેટલા જમ્બો સીલીન્ડર ભરાશે જેથી પાટણ અને નજીકના વિસ્તારોમાં ઓકસીજન સપ્લાય ઝડપથી કરી શકાશે